કેન્દ્ર સરકાર પેન્શન કેન્દ્ર સરકાર દ્રારા સરકારી કર્મચારીઓને પેન્શનમાં સરકાર તરફથી મળતા યોગદાનમાં વધારો કરી દેવામાં આન્યો છે જેથી સરકારી કર્મચારીઓને નિવૃતી વેળાએ મળતા નાણામાં વધારો થશે

મંત્રી મંડળની બેઠક બાદ પ્રસાર માધ્યમો સમક્ષ બોલતા વાણિજય અને ઉધોગ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે સ્થિર વેપાર નીતિના અમલ દ્રારા ખેડુતોને નિકાસ તકોનો લાભ મળશે તેમણે ઉમેર્યુ હતુ કે આ નીતિથી મોટા ભાગની સજીવ ખેત પેદાસો અને પ્રક્રિયાકૃત ખાધચીજોની આડેના અવરોધો દુર થશે તથા વિવિધ ખેતપેદાશોની નિકાસ કરી શકાશે

સી શૈક્ષણિક સંસ્થાઓ દ્રારા પ્રવેશ સમયે વિધાર્થીઓ પાસેથી અસલ પ્રમાણપત્રો લઈ શકાશે નહી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી દ્રારા જાહેર કરાયેલ એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે શૈક્ષણિક સંસ્થાઓ પ્રવેશ સમયે વિધાર્થીઓ પાસેથી તેના અસલ પ્રમાણપત્રો લઈ પોતાની પાસે રાખે છે જે અયોગ્ય છે કોઈપણ સંસ્થા વિધાર્થીઓ પાસેથી અસલ પ્રમાણપત્રો ફક્ત પ્રવેશ સમયે ચકાસણી અર્થે જોઈ શકાશે પરંતુ વિધાર્થીઓના અસલ પ્રમાણપત્રો રાખી શકાશે નહી

રાજય સરકારે આ સંદર્ભમમાં એક ઉચ્યસ્તરીય બેઠક યોજી હતી રાજય પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જણાવ્યુ હતુ કે રાજય સરકારે આગામી છઠ્ઠી જાન્યુઆરીએ યોજાનાર લોકરક્ષક ભરતી બોર્ડની પરીક્ષા પારદર્શક રીતે અને કડક બંદોબસ્ત સાથે આયોજન કરવા સર્વગ્રાહી વિગતોનો પરામર્શ કર્યો હતો

ટી બસમાં આવવા જવા માટે વિનામુલ્યે સુવિધા અપાશે અધિક્ષક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે એમ પણ જણાવ્યુ છે કે લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી પરીક્ષાર્થીઓને નવા કોલ લેટર્સ ટુંક સમયમાં ઈસ્યુ કરવામાં આવશે આરતીબેન ભદ્દ રાવી નદી પર ડેમ પરિયોજના કેન્દ્ર સરકાર દ્રારા પંજાબમાં રાવી નદી પરની શાહપુર કંડી ડેમ પરિયોજનાને મંજુરી આપવામાં આવતા માધાંપુર હેડવકર્સ પાસેથી પાકિસ્તાન તરફ ફાજલમાં વહી જતાં પાણીના જથ્થાને રોકી તેનો ઉપયોગ કરી શકાશે

શ્રી ચિરાગ પટેલે જણાવ્યુ કે રાષ્ટ્રીય બેંકોની સ્પર્ધામાં હવે સહકારી ક્ષેત્રની બેંકો પણ કોર બેન્કીંગ અને ઓનલાઈન બેન્કીંગ જેવી અનેક સેવાઓ પુરી પાડી રહી છે ત્યારે ઓનલાઈન છેતરપીંડી અને હેકીંગના જોખમો સામે રક્ષણ મેળવવા રીઝર્વ બેંકની માર્ગદર્શિકા ખુબ જ મહત્વ પુર્ણ છે

ગાંધીધામના રહીશોને મોર્ગેઝ દ્રાન્સફર ફી ફી હોલ્ડ તેમજ સીટી સર્વેની ઓફીસ સહીત મુદે ચલાવવામાં આવે રહેલા અભિયાનમાં આ રેલીમાં તમામ વર્ગ સંસ્થા જ્ઞાતિ સમુહો એક મંચ થઈ જોડાઈને એકતા બતાવી હતી